પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

શ્રી મોદીએ કહ્યું કે સરકાર ખેડ્રતોની આવક વધારવા અને તેમને વધુ ખુશહાલ બનાવવા માટે કેટલાક પગલાઓ લઇ રહી છે તેમણે કહ્યું કે આજે ખેડૂતો પોતાની ઉપજને મંડીઓની સાથેસાથે બહાર પણ વેચી શકે છે અને ડિજીટલ મંચ દ્વારા પણ ફષિ પદાર્થોનું વેચાણ કરી શકાય છે

ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જ્યાં માનવી ત્યાં સુવિધા ના ધ્યેય સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી આદિવાસી પ્રદેશના સર્વતોમુખી વિકાસની નેમ વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે ભરૂચ જિલ્લાની રૂ

પાણી પુરવઠા યોજનાઓના ખાતમુફર્ત ઉપરાંત આજે મુખ્યમંત્રીએ ભરૂય નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા નાઈટ શેલ્ટર હોમનું પણ વાલિયા ખાતેથી ઈ લોકાર્પણ કર્યું હતુ

જેનાથી ખજોદ ડ્રીમસીટી ડુમસ મગદલ્લા સુલતાનાબાદ મરોલી અને ભીમપોર સહિતના ગામોને જોડતા બ્રિજ બનવાથી સૂરતનો વિકાસ વધુ તેજ બનશે સૂરતના સંજીવકુમાર ઓડીટોરીયમ ખાતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાની અપેક્ષા આકાંક્ષાઓને ખરા અર્થમાં સાકારિત કરી છે મુખ્યમંત્રીએ શહેરના સમતોલ વિકાસથી પ્રજાભિમુખ પ્રકલ્પોને આગળ ધપાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઈસ્ક્રલ વાંચનાલય ઈ બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકોર્પણ કરવામાં આવ્યું હતું

બેઠકને સંબોધતાં શ્રી વાસણભાઈ આહિરે કહ્યું હતુંકે ધોરડો ખાતે યોજાનારા પ્રધાનમંત્રીનાં કાર્યક્રમની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે

અરવલ્લી જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું છે કે જિલ્લામાં માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે જ તે વિસ્તારના ગ્રામસેવક તેમજ વિસ્તરણ અધિકારીને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે

કમોસમી વરસાદને કારણે ચણા જીરૂ ડુંગળી કપાસ શાકભાજીનાં પાકને નુકસાન થયું છી સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતાં અને કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકમાં રોગ અને જીવાત આવવાની શક્યતા રહેશે જો કે આંબામાં મોર મોડા આવવાથી પાક પણ મોડો આવશે ડાંગ જિલ્લામાં આજે દિવસ ભર કમોસમી વરસાદ વરસતાં કાંદા ઘઉં મકાઈ સ્ટ્રોબેરી અને યણા જેવી શિયાળુ ખેતી કરતાં ખેડૂતોમાં નુકસાનની ભીતી ઉભી થઈ છે સાથે જ ખેતરમાં તૈયાર પાક સહિતનો ધાસચારો પલળી જતાં ખેડૂતોની ચિંતા બેવડાઈ હતી જો કે ગિરિમથક સાપુતારમાં નયનરમ્ય વાતાવારણની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતાં

જિલ્લાવાર આંકડા જોઈએ તો

જો કે ડાંગ અને નવસારી જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

તેમના અવસાનના સમાચાર સાંભળતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત યાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનોએ કુમુદબેનના અવસાન અંગે શ્રદ્ધાંજલી વ્યક્ત કરી છે કુમુદબેન વ્યાસે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દીરા ગાંધી સાથે પણ કાર્ય કર્યું હતું